આ સંદર્ભમાં તેમણે કહ્યું કે જે રીતે કચ્છનું સફેદ રણ વિશ્વ પ્રવાસન પ્રેમીઓનું આકર્ષણ છે તેમ જ આ સફેદ રેતીના દરિયા કિનારાને પણ વર્લ્ડ ટુરિઝમ એદ્રેકશન બનાવવો છે તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષના બજેટમાં કચ્છના ધોળાવીરાનો આઇકોનીક પ્લેસ તરીકે વિકાસ કરવાની કરેલી જાહેરાતથી સમગ્ર કચ્છ પ્રદેશના પ્રવાસન ટુરિઝમ સેકટરને નવું બળ મળશે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો મુખ્યમંત્રીશ્રીએ કચ્છમાં રણીત્સવ ઉપરાંત ધીળાવીરા માતાના મઢ ભદ્રેશ્વર નારાયણ સરોવર જેવા પ્રવાસન દર્શનીય સ્થળો તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા મ્યુઝિયમ સહિતની સમગ્ર ટુરિઝમ સરકીટ વિકસાવીને કચ્છમાં પ્રવાસન પ્રવૃત્તિના સર્વગ્રાફીના વિકાસથી રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને નવી દિશા આપવાની નેમ દર્શાવી હતી તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ મૂઝિયમના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રણ ઉત્સવને ભવ્ય પ્રતિસાદ સાંપડતાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માંડવી દરિયાકિનારે આજથી બે મહિના સુધી માંડવી બીય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે

પ્રવાસીઓ દરિયા કિનારે રાત્રિ રોકાણ કરી શકે તે માટે પપ ટેન્ટ સાથેના ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે

ગત વર્ષના આંકડા અનુસાર માંડવી રાજ્યમાં લેઝર ડેસ્ટિનેશન કેટેગરીમાં ત્રીજા ક્રમે છે

ની મૂડી વધારવાની દરખાસ્તને પણ મંજુરી અપાઈ હતી

તેમને ઉમેર્યું કે આ સૂચિત કાયદો બંદરોના સમગ્રતયા સંચાલન સુધારવાના ઉદ્દેશ્યથી પસાર કરવામાં આવ્યો છે

હાલમાંજ ગુજરાત એન સી સી બટાલીયનના કેડેટસ દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિન પરેડને અનુલક્ષીને યોજાયેલ રીપબ્લીક ડે કેમ્પ રાષ્ટ્રીય એકતા કેમ્પ અને એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પમાં ભાગ લઇ આવ્યા

સી સીનીયર ડીવીઝનના ગુજરાતના આ કેડેચએ દિલ્હીમાં ઉતર પૂર્વ અને છતીસગઢ જેવા રાજ્યોના કેડેટસ સાથે રહીને તેમની કલા સંસ્કૃતિ ભાષા વગેરે જાણવાનો અને સમજવાનો પ્રયાસ કર્યો હતો

તમામ શાળાઓમાં લેવાતી છ માસિક પરીક્ષા પણ બોર્ડ દ્વારા લેવામાં આવશે આ ઉપરાંત અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત કોઇપણ શાળા ખાનગી પ્રકાશનના પુસ્તકોનો ઉપયોગ કરી શકાશે નહિ અને નબળા વિદ્યાર્થીઓ માટે અલગ શિક્ષણ પધ્ધતિ અપનાવવામાં આવશે જેથી તમામ શાળાઓએ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોનો જ ઉપયોગ કરવાનો રહેશે